સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાતત્યપૂર્ણ વિકાસ માટે પર્યાવરણની જાળવણી પર ભાર મુક્યો છે અને આ માટે પેરીસ કરારે પ્રત્યે પ્રતિબદ્વતા દર્શાવી છે ગઈકાલે સાંજે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિશ્વ સાતત્યપૂર્ણ વિકાસ પરિષદને સંબોધને કરતાં તેમણે આ મુજબ જણાવ્યું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવા મૂાટે કેટીબુદ્ધ છે ઓ માટે દેશભરમાં પર્યાવરણલક્ષી હરિત ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ભારતમાં બિનપુરંપરાગત ઉર્જાને અને ખાસ કરીને સૌર ઉર્જાને મહત્વ આપવામાં આવ્યું છે દેશમાં વુક્ષ આચ્છાદિત વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે સાતત્યપૂ ર્ણ વિકાસ માટે તેમણે સૌલર એલાયંસની હિમાયત કરી આપણા સામાન્ય ભવિષ્યની નવી વ્યાખ્યા બધા માટે સલામત અને સુ રક્ષિત વાતાવરણ એ વિષ્ટય પર આ પરિષદનું આયોજન થયું છે વર્ષ્યુઅલ રીતે યોજાએલી આ પરિષદમાં ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી પપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારપે માલદીવની સંસદના અધ્યક્ષ મોહમ્મદ નશીદ રાષ્ટ્રસંઘના નાયબ મહામંત્રી અમીના મહમ્મદ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સંબોધન કર્યું હતું જાગ તિ વકીલ આભાર પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઘઉં કે ડાંગરના ખેત ઉત્પાદનથી આગળ વધવા જણાવીને નવી ટેકનોલોજી અને મૂ ડીરોકાણને આવકારવા પર ભાર મુક્યો છે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે જાહેર ક્ષેત્ર આવશ્યક છે પરંતુ ખાનગી ક્ષેત્રની ભૂ મિકા પણ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની ભૂ મિકા ટેલિકોમ અને દવા ઉદ્યોગ સહિત દરેક જગ્યાએ જોઇ શકાય છે જો ભારત માનવતાની સેવા કરવામાં સક્ષમ છે તો તે ખાનગી ક્ષેત્રની ભૂ મિકાને કારણે છે શ્રી મોદીએ મોટી સંખ્યામાં મહિલા સાંસદોનો આભાર માન્યો જેમણે લોકસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી ભારતની સંકલ્પ શક્તિ પ્રદર્શિત થાય છે

જેની યાદી આજે ભાજપના જિલ્લા અધ્યક્ષોને મોકલી આપવામાં આવી છે ભાજપના અધ્યક્ષ સી

પાટીલે આ અંગે જણાવ્યુ હતું કે સ્થાનિક સમીકરણો થુ વાનો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને ટીકીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે